પશ્ચિમ બંગાળમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી તેથી ઉમેદવારો પ્રયાર કરી શક્યા નહીં પરંતુ આજે ચૂંટણી પ્રચાર ફરી એકવાર ગતિ પકડ્યો છે ભાજપ તૃણમૂલ કોંગ્રેસ અને સંયુક્ત મોરચાના સ્ટાર પ્રચારકો રેલીઓ અને રોડ શોમાં વ્યસ્ત છે આ સિવાય ઉમેદવારો બેઠકો પર ધ્યાન આપી રહ્યા છે નગરો અને ગામડાઓમાં નાના નાના મેળાવડા થઈ રહ્યા છે પાર્ટીના કાર્યકરો તેમના ઉમેદવારો વિશે માહિતી પ્રદાન કરવા માટે દરવાજા ખખડાવે છે પાર્ટીના કાર્યસૂચિને પ્રોત્સાહન આપવા માટે ઓટો રીક્ષા પર ટુ વે લાઉડ સ્પીકર્સ મૂકવામાં આવ્યા છે

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની પાંચમા તબક્કા માટેની યુંટણી પ્રક્રિયા ચાલી રહી છે આ ઉપરાંત લોકસભાની બે બેઠક આંધ્રપ્રદેશની તિરૂપતિ અને કર્ણાટકના બેળગાવ તથા અગિયાર રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે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 આ તબક્કામાં આવતીકાલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે

આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં તેમજ કેરળ તમિલનાડુ અને પુડુચ્ચેરીમાં એક માત્ર તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આસામમાં અને પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન પહેલી એપ્રિલે થવાનું છે

તે જ દિવસે કેરળ તમિળનાડુ અને પુડચ્ચેરીમાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે

આ ઉપરાંત લોકસભાની કન્યાકુમારી બેઠક અને મલપ્પુરમ બેઠક માટે એક સાથે પેટાચુંટણી યોજાશે

બોમ્બ ડિસ્પોઝ ટૂકડીએ તમામ બોમ્બને નિષ્ઠિય કરી દીધા છે બોમ્બ બનાવવા તથા તેની હેરફેર અને કાયદેસર ઉપયોગ કરતા એક ગ્રુપના એક સગીર અને ઘણા અજ્ઞાત લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તથા ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવાના પ્રયત્નો ઝડપી બનાવાયા છે

સસદ દ્વારા ગત સપ્તાહે આ વિધેયક પસાર કરાયું હતું

કોરોનાના કારણે જાહેર સમારોફ પર પ્રતિબંધ હોવા છતાં યુવાનો સહિત લોકોએ પ્રતિકરૂપ હોળીની ઉજવણી કરી હતી લોકોએ પરસ્પરને રંગો છાંટીને શુભેચ્છાઓ પાઠવી તથા મીઠાઈથી મ્ફો મીઠું કર્યું હતું રાષ્ર્ પતિ ઉપરાષ્ર્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત અગ્રણીઓએ સૌ નાગરિકોને આ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે

પોતાના સંદેશામાં શ્રી કોવિંદે કહ્યું કે હોળી સામાજિક સદભાવનો તહેવાર છે જે લોકોના જીવનમાં આનંદ ઉલ્લાસ અને આશાનું સંચાર કરે છે તેમણે કહ્યું કે હોળીનો તહેવાર એકતા અને ભાઈયારાનો સંદેશ આપે છે રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી હતી કે આ તહેવાર રાષ્ટ્રવાદ ભાવનાને વધુ મજબૂત બનાવશે જે ભારતની સાંસ્કૃતિક વિવિધતા માટે મહત્વપૂર્ણ છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ એક ટ્વીટમાં આશા વ્યક્ત કરી છે કે હોળીનો તહેવાર લોકોના જીવનમાં પ્રસન્નતા સાડું આરોગ્ય અને સમૃદ્ધિ લઈને આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોળી પર્વે દેશવાસીઓને શુભકામના પાઠવતા આશા વ્યક્ત કરી છે કે આનંદ ઉમંગ હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા અને નવી શક્તિનું સંચાર કરશે

તેર વર્ષથી ઓછી અને પંચોતેર વર્ષથી વધુ ઉંમરવાળા લોકો નવા છ અઠવાડિયાથી વધુ ગર્ભ ધરાવતી ગર્ભવતી મહિલાઓ આ વર્ષની યાત્રા માટે રજીસ્ટ્રેશન કરી શકશે નહીં

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટુકડીએ મળેલી બાતમીને આધારે તપાસ કરતાં પાંચ એ

રાયફલ અને સાત પિસ્તોલ સહિત મોટી સંખ્યામાં મેગઝીન અને દારૂ ગોળો ઝડપી લીધો છે સંરક્ષણ દળોની ટુકડીએ આ અભિયાન નિયંત્રણ રેખા ઉપર લીપા ઘાટીમાં ઘન્ની ગામમાં પાકિસ્તાની સેનાની ચોકી નજીક ચલાવ્યું હતું